પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું

તે દરેક ભારતીય માટે ગર્વની વાત છે તેમણે કોરોના વોરિયર્સને તેમની ઉત્તમ માનવ સેવા બદલ બિરદાવવા સાથે આ રોગને લીધે જીવ ગુમાવનાર તમામને શ્રંધ્ધાજલી પાઠવી સરકારની કામગીરી વિશે છણાવટ કરતા રાષ્ટ્રપતિ શ્રી કોવિંદે ઉમેર્થું હતું કે ખેડૂત સહિતના તમામ લોકોના હિત માટે સરકાર સતત પ્રયત્નશીલ છે અને કૃષિ સુધારા લાવતા ત્રણ કાયદા પણ દેશ માટે ફાયદા કારક છે ન્યાય સ્વતંત્રતા ક્ષમતા અને બંધુત્તાને જીવનના અને રાષ્ટ્ર નિર્માણના આદર્શ જણાવતા તેમણે કહ્યું કે તે સમગ્ર રાષ્ટ્રને એક સૂત્રમાં પરોવે છે તેમણે ઉમેર્યું હતું કે સરહદ ઉપર શાંતિ જાળવવાને ભારત અગ્રતા આપે છે પરંતુ આપણા લશ્કરની ત્રણેય પાંખ કોઈપણ પડકારને પહોંચી વળવા માટે સક્ષમ અને તૈયાર છે જેથી રાષ્ટ્રના હિતની પુરેપુરી રક્ષા કરી શકાય

મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ રાજધાની દિલ્હીમાં રાજપથ ખાતે યોજાશે જ્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પરેડને સલામી આપશે

રાજયકક્ષાનો મુખ્ય સમારોહ દાહોદના નવજીવન કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાશે જેમાં રાજ્યપાલ આયાર્થ દેવ વ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થ્તીમાં ધ્વજવંદન કરાશે આ પ્રસંગે રાજ્યપાલશ્રી પોલીસ પરેડનું નિરિક્ષણ કરી સલામી લેશે ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ પુરસ્કાર અને ટ્રોફી વિતરણ કરાશે તો કચ્છમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી જીલ્લા મથક ભુજમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થશે જેમાં શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર ઉપસ્થિત રહેશે

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ને પદ્મ ભુષણ જ્યારે મહેશ નરેશ કનોડિયા બંધુઓ ડો ચંદ્રકાંત મહેતા દાદુદાન ગઢવી અને ફાધર વાલેસની પદ્મશ્રી માટે પસંદગી થઇ છે

જેમાં કચ્છના રેંજ પોલીસ અધિકારી શ્રી જે

જેમાં રાજ્યના બે બાળકોનો સમાવેશ થાય છે

આ પુરસ્કાર વિજેતાઓમાં રાજકોટનો મંત્ર સૌની નાની ઉમરનો બાળક છે અમદાવાદની ખુશી પટેલ જણાવે છે કે તેને ચાર વર્ષની ઉંમરે જ સ્કેટિંગ રમવાની શરૂઆત કરી હતી

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આ બહુમાનની જાહેરાત કારાઈ છે જેમાં બોર્ડર વિંગના ભુજની બટાલિયન ર માં ફરજ બજાવતા હવાલદાર ક્લાર્ક પશાભાઇ ધનાભાઇ ઝાલા તથા નાયક તરીકે ફરજ બજાવતા નારાયણ સિંહ ગોપાલ સિંહ સોઢાની પસંદગી થઇ છે